ત ભારતીય રીઝર્વ બેન્કે કહ્યું છે કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાયો છે

તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો છે અને એ જ ભારતની અસ્કયામત છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ઝડપથી અમલમાં મૂકાયેલ લોકડાઉન ટેસ્ટનું વધુ પ્રમાણ સારી સારવાર લોકજાગૃતિ કેળવવામાં આવી આ બધાજ પ્રયાસોથી ભારતમાં કોવિડના સંક્રમણને ઝડપથી નિયંત્રણમાં લઇ શકાયું છે

આ પૈકી ત્રણ રસીઓ અંતિમ તબક્કામાં છે મૈસૂર યુનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારાઓના લીધે ભારત ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં શિક્ષણનું કેન્દ્ર બનશે મૈસૂર યુનિવર્સિટીના ગઈકાલે યોજાયેલા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે છેલ્લાં છ વર્ષમાં તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધા તથા સુધારા હાથ ધર્યા છે તેના લીધે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પારદર્શિતા અને સ્વાયત્તતા વધ્યા છે તેમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે ભારતીય ઉપચાર પદ્ધતિ અંગે તેમની સરકારે ઘડેલા બે કાયદાઓની માહિતી આપી હતી

તેમણે કહ્યું કે જ્યારે યુવાનો આત્મનિર્ભર બનશે ત્યારે જ દેશ આત્મનિર્ભર બની શકશે પ્રધાનમંત્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને કન્નડ ભાષામાં અભિનંદન આપ્યા હતા

તો બીજી તરફ મુખ્યમંત્રી નીતીશકુમાર તેજસ્વી યાદવ અસત્ય વયનો આપી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે

બોંગાઇગાવ જિલ્લામાં તૈયાર થનાર આ લોજીસ્ટીક પાર્કને આસામ અને ઇશાન ભારતના અન્ય સ્થળો સાથે વિમાન માર્ગ અને રેલમાર્ગ દ્વારા સંપર્ક સુવિધા અપાશે

આ સમયગાળામાં ચોખા ઘઉ અને ખાંડની નિકાસથી ખેડૂતોને લાભ થયો હતો

રીઝર્વ બેન્ક સહકારી ભારતીય રીઝર્વ બેન્કે કહ્યું છે કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાથો છે અને આમ કરવાથી દેશના કોઈ કાયદાનો ભંગ થયો નથી ગઈકાલે મદ્રાસની વડી અદાલતમાં રીઝર્વ બેન્કે ફાઇલ કરેલા સોગંદનામામાં આ મુજબ જણાવ્યું હતું રીઝર્વ બેન્કે જણાવ્યું છે કે સહકારી કાયદાઓ છે તેથી બેન્કિંગ ક્ષેત્રમાં એકસૂત્રતા લાવવા રાષ્ટ્રીય કાયદો બનાવવો જરૂરી હતું

આ વટહ્કમના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી તમિલનાડુની બે સહકારી બેન્કોએ મદ્રાસની વડી અદાલતમાં કરી છે

વધુ સમાચાર કીરોના અંગેના આ સંદેશ બાદ

જયારે ધાર જિલ્લાની બદનવાર બેઠક ઉપરથી સૌથી ઓછા ત્રણ ઉમેદવારો યૂંટણી લડી રહ્યા છે

પેટા ચૂંટણી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાયૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો

મંત્રાલયે ઉમેર્યું કે પંજાબ હરિયાણા અને રાજસ્થાન પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે કપાસની ખરીદી પણ સરળતાથી યાલી રહી છે મલબાર કવાયત ભારતીય અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળના જવાનો આ વર્ષના અંતે અરબી સમુક્ર તથા બંગાળની ખાડીમાં યોજાનારી મલબાર કવાયતમાં ભાગ લેશે

જગનમોહન રેડ્ડીએ કૃષ્ણા અને ગુંટુર જિલ્લામાં પૂરથી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ નિરીક્ષણ કર્યું તેમણે અવનીગહા નંદીગાના મ્યાલાવરમ પેનામાકુરુ અને થકીકોંડા વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ દરમિયાન પાકને થયેલું નુકશાન પણ જોયું હવાઇ નિરીક્ષણ બાદ તેમણે અધિકારીઓને પૂરથી પાકને થયેલા નુકસાનનો અંદાજો ઝડપથી આપવા નિર્દેશ આપ્યો મુખ્યમંત્રીએ ખેડૂતોને સબસીડી આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા તેમણે એમ પણ કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દરેક પરિવારને જરૂરી સામગ્રી અને મફતમાં રાશન અપાશે રાજ્ય કૃષિ મંત્રી કે